વી એમ માં પડેલા મતની મેળવણી વી વી પેટ સાથે કરવા અંગેના પોતે કરેલા હુકમ ઉપર ફેરવિચાર કરવા ઇન્કાર કર્યો છે

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે પ્રત્યેક લોકસભા બેઠક હેઠળ આવતી દરેક ધારાસભા બેઠકના પાંચ મતદાન કેન્દ્ર પસંદ કરી તેની મેળવણી વીવીપેટ સાથે કરવામાં આવે અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાંચ મતદાન મથકમાં પડેલા મતની મેળવણીના અંદાજીત આંકડા માત્ર બે ટકા થાય છે

આ અંગે મળતી જાણકારી મુજબ ેતઓ દુકાનથી અસરગ્રસ્ત લખપત તાલુકાના નારાયણ સરોવરની મુલાકાત લેશે આ સ્થળે પીવાના પાણી અને ઘાસચારાની પરિસ્થિતિની સમીક્ષા કરશે

એ મુજબ એક્સપ્રેસ લાઈન અને ચાર ટાંકા બનાવવા સરકારને દરખાસ્ત કરવામાં આવી છે નગરપાલિકામાંથી મળતી જાણકારી અનુસાર તાજેતરમાં ભુજ આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સમક્ષ નવા આયોજન અંગે રજૂઆત કરવામાં આવી હતી ભુજીયા સમ્પથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી પાણીની નવી એકસપ્રેસ લાઈન નાખવા રજૂઆત થઈ છે આ લાઈનથી પ્રમુખ સ્વામિનગર વિસ્તારની પાણીની સમસ્યા હલ થઈ શકે તેવો વ્યક્ત થયો છે અંદાજે એક કરોડના ખર્ચની નવી લાઈનનું કામ પણ પુરવઠા વિભાગ હાથ ધરે તેવું સુચવાયું છે આ ઉપરાંત મુન્દ્રા રિલોકેશન સાઈટ શિવૃકપાનગર અને વોર્ડ નં

લીગ રાઉન્ડમાં ટોચના સ્થાને રહેલ મુંબઈ ઈનડિયન્સ અને બીજા સ્થાને રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે ચેન્નાઈ ખાતે ગઈકાલે પ્રથમ ક્વોલીફાયર મેચ રમાઈ હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અંતિમ જંગમાં પહોંચી હતી